દરમિયાન શ્રી ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદ વિમાનમથકે તડામાર તૈયારીઓ ચાલી રહી છે

વિમાનમથકે ગાર્ડ ઓફ ઓનર નિરીક્ષણ બાદ તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે સાબરમતિ આશ્રમ જશે અને ત્યાંથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે મોટેરા સરદાર સ્ટેડિયમ પહોંચશે

યોજનાનો હેતુ ખેડુતોને તેમની જમીનના પોષક તત્વોની ચકાસણીના આધારે દર બે વર્ષે જમીન આરોગ્ય કાર્ડ આપવાનો છે જમીનમાં ખુટતા પોષકતત્વો વિશે ખેડુતોને અગાઉથી જાણકારી મળી રહેતી હોવાથી તેઓ તેમાં પોષકતત્વો ઉમેરીને પાક ઉત્પાદન વધારી શકે છે અને તેમની આવક પણ વધારી શકે છે પરીણામે ખેતી ટકાઉ બનાવવામાં મદદ મળે છે આ યોજનાનો પ્રારંભ કરાવતી વખતે શ્રી મોદીએ કહ્યું હતું કે ખેડ઼તોએ તેમની જમીનની તંદુરસ્તી વિશે જાણકારી મેળવવી જ જોઇએ જો જમીન તંદુરસ્ત નહી હોય તો ખેત ઉત્પાદનમાં વધારો નહી થાય

સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી અંગે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે

બાળ મુળશંકરને શિવરાત્રીના જાગરણ વખતે દિવ્ય જ્ઞાન મળ્યુ અને સંસાર છોડી સમાજ કાર્યમાં જીવન અર્પણ કરેલ અને દથાનંદ સરસ્વતી નામ ધારણ કર્યું હતું મહષિ દયાનંદે આયઁ સમાજની સ્થાપના કરેલ એટ઼લે ભારતભરના આર્ય સમાજ શિવરાત્રીના દિવસે ઋષિ બોધોત્સવ ઉજવે છે

એ કોલેજ પ્રબંધક સમિતિના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર પૂનમ સુરીના અધ્યક્ષસ્થાને તે ઉજવાશે

ટંકારા ખાતે હેલીપેડ ગ્રાઉન્ડ પણ તૈયાર કરાયેલ છે કપાસ છોટા ઉદેપુર જિલ્લા માં કપાસની ખેતી મોટા પ્રમાણમાં થતાં નસવાડી સંખેડા બોડેલીની જીનીગ કંપનીઓમાં સી સી આઇ દ્વારા કપાસ ની ખરીદી કરવા માં આવતા બે કિલો મીટર જેટલા વાહનો ની કતારો લાગી છે

સી

સી

ગત વર્ષે કરતાં આ વર્ષે કપાસની આવક સારી છે

રોપ વે પર રોક લગાવવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અરજીમાં રોપ વેથી પર્યાવરણને નુકસાન થશે તેમ જણાવતા અરજદારે આ વિસ્તારમાં ગીધની વસ્તી ઘટશે તેવુ જણાવી રોપ વે પર રોક લગાવવા અથવા ડાયવર્ઝન આપવા કહ્યુ હતુ

સોમનાથ મંદિર પરિસરનુ સંચાલન કરતાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરાનાર આ પ્રોજેકટ પૂરો થયો દેશભરમાથી અઠ્ઠી આવતા યાત્રાળુ ને તબીબી સારવાર વિનામુલ્યે ઉપલબ્ધ થશે શિવ ભક્તિ માટે અહી આવતા યાત્રાળુ માં વરીષ્ઠ નાગરિકો નું પ્રમાણ વધુ હોવાથી તેમની તબિયત બગાડવાના કિસ્સા વધતાં જાય છે પરિણામે ફોસ્પિટલ બાંધવાનો નિર્ણય લેવાયો છ